જી સાત દેશોની પરિષદ દરમિથાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષી મંત્રણા દરમિયાન તેમણે આ સ્પષ્ટતા કરી હતી શ્રી મોદીએ કહ્યું કે બંને પડોશી દેશો આ પ્રશ્ન ઉકલશે તેવી દ્રઢ આશા છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથેની ટેલીફોન વાતચીતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ગરીબી નાબૂદી સહિત ઘણા પ્રશ્નો છે જે સહિયારી રીતે ઉકેલી શકે છે શ્રી ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ગઇરાત્રે પ્રધાનમંત્રી મોદી સાથે કાશ્મીર અંગે વાતયીત કરી અને તેમાં તેમણે દ્વિપક્ષી વાતયીતથી ઉકેલ પર ભાર મૂક્યો છે આ માટે મંત્રણાઓ શરૂ કરવા તેમણે જણાવ્યું હતું બાદમાં પત્રકારો સાથેની વાતયીતમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું પ્રધાનમંત્રીશ્રી મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં કાશ્મીર મુદ્દે કોઇ ચર્ચા થઇ નથી

તેમણે કહ્યું કે રાષ્ટ્રસંઘ મહાસચિવ એન્ટોનિઓ ગટર્રસ સાથે આબોહવા પરિવર્તન મુદ્દે ચર્ચા થઇ હતી

આજે નવી દીલ્હીમાં ગેસ વિતરણની ફરાજીના દસમા રાઉન્ડનો આરંભ કર્યો હતો

તેમણે મોટરવાહનોમાં સીએનજી કીટ લગાવવા અનુરોધ કર્યો ભારતમાં ઇલેકટ્રોનિક વાહન ટેકનોલોજી પર તેમણે ભાર મૂક્યો અને લિથિથમ આધારિત નિર્ભરતા નકારી કાઢી હતી તેમણે કહ્યું કે છેલ્લા બે રાઉન્ડમાં વિક્રમજનક કામગીરી થઇ છે અને છેલ્લાં બે વર્ષમાં સીએનજી વાહનો સ્ટેશનો તથા પીએનજી ગેસ જાડાણો બે ગણા થયા છે વિશ્વમાં ઉર્જા વપરાશમાં ભારત ત્રીજા નંબરે છે અને આગામી દાયકામાં તે ટોયનું ગ્રાહક બનશે સરકાર વ્યાજબી ભાવે સ્વચ્છ ઉર્જા મળે તે માટે પ્રયત્નશીલ છે હાલ પન઼ઃપ્રાપ્ય ઉર્જા અને પરંપરાગત ઉર્જા સ્રોત પણ મેળવી રહ્યા છીએ

આજે નવી દિલ્હીમાં કૃશિ સંશોધન અંગેના પરિસંવાદમાં શ્રી તોમરે કહ્યું કે ખેડૂતોએ આધ્રનિક ટેકનોલોજી અપનાવવી જાઇએ અને આ માટે કૃષિવિજ્ઞાની અને વિજ્ઞાન કેન્દ્રોના સંપર્કમાં રહેવું જાઇએ

આ પરિસંવાદ દરમિયાન વિયાર વિમર્શનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા તેમણે અનુરોધ કર્યો હતો

કાશ્મીરમાં લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દિવસના નિયંત્રણો હટાવી લીધાં છે

દરમિયાન અનંતનાગ જિલ્લામાં એક ટ્રક પર પથ્થરમારો કરી ડ્રાઇવરનું મોત કરવાના કેસમાં બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે

થોડા દિવસ પહેલાં શ્રીનગરમાં પથ્થરમારામાં એક છોકરીને ગંભીર ઇજાઓ થઇ હતી

શ્રી પ્રધાને કહ્યું કે સરકારે આ ચૈતિહાસિક નિર્ણય કર્યો છે તેનાથી કેન્દ્રની તમામ યોનાઓનો જમ્મુ કાશ્મીરમાં અમલ થશે

તેનાથી વધુ ઝડપ હાંસલ થશે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હોવાનું તેમણે જણાવ્યું હતું

આ માટે વેપારીમંડળો પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવશે અને તેના કોઇ સભ્ય પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેયાણ ન કરે તેની ખાત્રી કરાશે આ ઉપરાંત જે તે વિસ્તારના જાહેર સેવકો પણ જાગૃતિ રાખે તેમ ધ્યાન રખાશે

તે દ્વારા દેશભરના પુસ્તકોનું નેટવર્ક ઉભું કરાશે હાલ તેમાં ત્રણ કરોડ જેટલાં સંશોધનો છે

બી

રીમાન્ડ પર સોંપ્યા છે

એન એક્સ મીડિયા કેસમાં ન્યાયાધીશ અજયક્રમારે સી બી

ની માંગણી માન્ય રાખી હતી આજે તેમના યાર દિવસના રીમાન્ઠ પૂરાં થતાં અદાલતમાં રજુ કરાયા હતા અદાલતે વધુ યાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે

ચિદમ્બરમને ધરપકડ સામે અપાયેલી સુરક્ષા આવતીકાલ સુધી લંબાવી છે ઇડી દ્વારા કરાયેલા કેસમાં અદાલત આવતીકાલે ચિદમ્બરમની અરજી સાંભળશે તેમણે દિલ્હી વડી અદાલતના યૂકાદાને પડકાર્યો છે જેમાં તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે ચિદમ્બરમ વતી રજૂઆત કરી હતી અને કહ્યું કે ઇડીના સોગંદનામાની સામે તેઓ આવતીકાલે અરજી રજ્ન કરશે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ઇડી વતી જણાવ્યું કે તેઓ આવતીકાલે આગળ દલીલો રજૂ કરશે અદાલતે આવતીકાલે વધુ સુનાવણી રાખી છે સર્વોચ્ય અદાલતે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે આઇએનએકસ મીડીયા કેસમાં સીબીઆઇ એ કરેલા ભ્રષ્ટાયારના કેસમાં અદાલતે જણાવ્યં કે સીબીઆઇ દ્વારા ધરપકડ થઇ યૂકી હોવાથી હવે આ અરજી અયોગ્ય ઠરે છે

ભાનુમતિ અને એ એસ બોપન્નાની ખંડપીઠે તેમને કાયદા હેઠળ પ્રક્રિયા કરવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે મેકબુક પ્રોની બેટરીના પ્રશ્ને એપલે તેને પાછાં ખેંચી લીધાં છે તેથી તે વધુ ગરમ થવાનું જાખમ છે આ માટે મેકબુક લઇને પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આવી છે કંપની દ્વારા બેટરીની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુદી કોઇપણ બેગમાં મેકબુક પ્રો લેપટોપ લઇ જવા દેવાશે નહીં

સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર ડોકટર મનમોહનસિંહને સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપના બદલે ઝેડ પ્લસ સુરક્ષા યાલુ રહેશે